શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન આઈટીબીપીના જવાનો શાળાના બાળકો દૂધ અને કૃષિ સહકારી મંડળીઓના સભાસદો અગ્રણી ધર્મગુરૂઓ અભિનેતા અમિતાભ બચ્યન ઉઘોગપતિ રતન ટાટા અને સ્વચ્છાગ્રહીઓ સાથે વાતચીત કરી હતી આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું હતું કે સ્વચ્છતાની ટેવ આપણા દૈનિક જીવનમાં ઉમેરવાની જરૂરછે ચાર વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશ હવે ખુબ મહત્વના તબક્કે પહોંચી ગઈ છે

તે મુજબ મેળા અને ભીડવાળા જાહેર સ્થળો પર ફલુ તાવના લક્ષણો ધરાવતા દર્દીઓએ ન જવું તેવી સુચના અપાઈ હતી તેમજ ફલુના લક્ષણો ધરાવતી વ્યકિતની સારવાર તાત્કાલીક ધોરણે થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું સુચન કરાયું તદ ઉપરાંત જિલ્લાવાર સ્વાઈનફલુ ડિન્ગ્યુ મલેરીયા અને ચિકાનગુનિયા સહિતાના કેસો અંગે સર્વે કરવામાં આવ્યો હતો અને જે જિલ્લામાં ફલુતાવના લક્ષણો ધરાવતા વ્યકિતની સંખ્યા વધુ જણાય ત્યાં સધન સારવારની વ્યવસ્થા કરવા સુચના અપાઈ હતી

ત્યારે યુનિસિર્ટી એકટની જોગવાઈ મુજબ ક મહિના પહેલાં યુનિવર્સિટીના કુલપતિ નિમવા માટેની પ્રક્રિયા સર્ચ કમીટી ગઠન સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં સતાવાર જાહેરાત કરવામાં આવી હતી